સંરક્ષણમંત્રી રાજનાથસિંહે પ્રાદેશિક શાંતિ અને સલામતિ માટે સંયુક્ત વલણ અને અન્ય દેશની દખલગીરી ન થાય તેની પર ભાર મૂક્યો છે ઝારખંડની હેમંત સોરેન સરકારમાં વધુ સાત મંત્રીઓએ શપથ લીધા

નવી દીલ્ફીમાં એનસીસી રેલીને સંબોધતાં શ્રી મોદીએ કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં આઝાદી બાદથી સમસ્યાઓ અને ત્રાસવાદના પ્રશ્નો ચાલી રહ્યા હતા માટે કાર્યવાહી જરૂરી હતી ભારત યુવા વલણ લઇને આગળ વધી રહ્યું છે

તેમણે કહ્યું કે જમ્મુ કાશ્મીર પૂરતું જ નહીં પરંતુ સમગ્ર દેશમાં શાંતિનું નવું પ્રકરણ આરંભાયું છે પ્રધાનમંત્રીએ કહ્યું કે ભાગલાવાદી પરિબળો સામેની લડાઇ ચાલુ છે અને તે ઝડપથી પૂરી થશે તેમણે કહ્યું કે એનડીએ સરકાર દાયકાઓ જૂના પ્રશ્નો ઉકેલવા પ્રયત્નશીલ છે પ્રધાનમંત્રીએ કહ્યું કે ઇશાનનાં રાજયોના પ્રશ્નોની ઉપેક્ષા થઇ રહી હતી તેને પણ સરકાર ઉકેલી રહી છે

આજે નવી દીલ્હીમાં દક્ષિણ એશિયા પરિષદને સંબોધતાં તેમણે કહ્યું કે પાકિસ્તાનને બાદ કરતાં દક્ષિણ એશિયામાં બીજા કોઇ દેશ દખલગીરી કરતા નથી તેમણે કહ્યું કે પ્રાદેશિક શાંતિ અને સલામતિ જાળવવા માટે પાકિસ્તાન સિવાય તમામ પડોશી દેશો સાથે સંવાદ થાય છે શ્રી સિંહે કહ્યું કે એક દેશના કારણે સાર્ક દેશોની પૂરેપૂરી ક્ષમતાનો ઉપયોગ થતો નથી તેમણે કહ્યું કે દક્ષિણ ઐશિયામાં માર્ગ જોડાણ માટે ભારત મહત્વની ભૂમિકા ભજવે છે વિકાસલક્ષી હેતુઓમાં ભારત પડોશી દેશોને ઘિરાણ શાખ પૂરી પાડે છે પરિષદમાં પડોશી પહેલાની ભારતીયનીતી અને પ્રાદેશિક પરિપ્રેક્વચ્ચેના વિષય પર ચર્ચા હાથ ધરી છિ

શ્રેષ્ઠ ટેબ્લો તરીકે આસામની સાંસ્ક્રતિક બાબતો અને કૌશલ્ય દર્શાવતા ટેબ્લોની પસંદગી થઇ છે જયારે ઓડીશાની ભગવાન લિંગરાજની રૂકૂના રથયાત્રા દર્શાવતા ટેબ્લોને બીજા ક્રમે પસંદ કરાયો છે ઉત્તરપ્રદેશના સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાને દર્શાવતા ટેબ્લોને ત્રીજો ક્રમ અપાયો છે રાષ્ટ્રિ ાય આપત્તિવ્યવસ્થાપન દળ અને જળશક્તિ મિશનના ટેબ્લોને શ્રેષ્ઠ મંત્રાલય કેટેગરીનો પુરસ્કાર અપાયો છે કાશ્મીરથી કન્યાકુમારીના વિષય હેઠળના કેન્રિશ્ય જાહેરસાહસ વિભાગના ટેબ્લોને વિશેષ પુરસ્કાર અપાયો છે

જયશંકર સાથે બેઠક યોજી અને દ્વિપક્ષી સંબંધોની સમીક્ષા કરી તથા વેપાર અને આર્થિક સહકાર આગળ ધપાવવાની ચર્ચા કરી હતી બંને નેતાઓએ રાજકીય સંપર્ક વધુ ઘનિષ્ઠ બનાવવા પર ભાર મૂક્યો હતો લકઝમબર્ગના વિદેશમંત્રી ગઇકાલે ભારતની ત્રણ દિવસની મુલાકાતે આવ્યા છે ઉલ્લેખનીય છે કે મહાત્મા ગાંધીજીની દોઢસોમી જન્મજયંતિ નિમિત્ત લકઝમબર્ગ વિશેષ ટપાલ ટિકિટ બહાર પાડી છે

આ ઉપરાંત વ્યવહારૃ વાણીજ્યીક નિષ્ફળતાઓને અલગ રીતે તારવી છે પ્રત્યેક બેઠકને સમયમર્યાદામાં આંતરિક શિસ્ત અને તકેદારીનાં પગલાં લેવા તાકીદ કરાઇ છે પરિણામે પ્રક્રિયાગત વિલંબ ન થાય મંત્રાલયે જણાવ્યું છે કે સરકારે આ પ્રકારના પડતર કેસ પર નજર રાખવા વરિષ્ઠ અધિકારીઓની સમિતિ રચવા પણ જણાવ્યું છે

દિલ્હી પોલીસની ગુનાશોધક શાખાએ કાકો પોલીસમથક વિસ્તારમાંથી તેની ધરપકડ કરી છે તેની સામે ઘણા રાજયોમાં ઉશ્કેરણીજનક ભાષણો માટે રાજદ્રોફની ફરીયાદ નોંધાયેલી છે નાગરિકત્વ સુધારા કાયદાના વિરોધમાં તેણે કરેલા ભાષણો અંગે પોલીસ પૂછપરછ કરી રહી છે

આજે જયપુરમાં યુવા આક્રોશ રેલીને સંબોધતાં શ્રી ગાંધીએ કહ્યું કે યુવાનો ચીન સામે સ્પર્ધા માટે સક્ષમ છે પરંતુ ભાજપના નેતૃત્વ હેઠલની સરકાર તેનો વ્યય કરે છે

શ્રી ગાંધીએ બેરોજગાર યુવાનોના નોંધણીપત્રકનું વિમોચન કર્યું હતું આ પ્રસંગે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ અને અન્ય મંત્રીઓ હાજર રહ્યા હતા દરમિયાન ભાજપ પ્રદેશ સતિષ પુનિયાએ આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસની રેલી માટે સરકારીતંત્રનો દુરૂપયોગ કરવામાં આવ્યો છે

આ પ્રસંગે તેમણે મેટ્રોમાં સ્વચ્છતા જાળવવા લોકોને અપીલ કરી હતી પરિણામે વધુ પ્રવાસીઓ દેશ વિદેશમાંથી પ્રવાસ માટે આકર્ષાથ કેન્રિવ્ય માર્ગ પરિવહનમંત્રી નિતીન ગડકરી અને શહેરી વિકાસ સચિવ ડી

મિશ્રા આ પ્રસંગે નાગપુરના સુભાષનગર મેટ્રો સ્ટેશને હાજર રહ્યા હતા શ્રી ગડકરીએ પ્રાસંગિક સંબોધનમાં જણાવ્યું કે આ મેટ્રો નેટવર્કને આસપાસનાં શહેરો વર્ધા ભંડારા ગોંજિયા અને ચંદ્રપુર સાથે સાંકળી લેવાશે

રાંચીમાં રાજભવન ખાતે યોજાયેલા શપથવિધિમાં ઝારખંડ મુક્તિ મોરચાના ધારાસભ્યો ચંપાઇ સોરેન હાજી હુસૈન અન્સારી જગરનાથ મહાતો સુશ્રી જોબા માંઝી મિથિલેશ કુમાર ઠાકુર અને કોંગ્રેસના બન્ના ગુપ્તા તથા બાદલને શપથ લેવડાવ્યા હતા

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ડોકટર રામેશ્વર ઓરાંવ અને ભૂતપૂર્વ વિધાનસભા અધ્યક્ષ આલમગીર આલમ અને આરજેડીના સત્યાનંદ ભકતે અગાઉ મંત્રી તરીકે શપથ લીધા હતા

વિદેશમંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતે પાકિસ્તાન સરકારને સમગ્ર બનાવની તપાસ કરી તાકીદે પગલાં લેવા જણાવ્યું છે આ ઉપરાંત લઘુમતિ હિન્દુ સમાજના નાગરિકોની સુરક્ષા સલામતિ અને કલ્યાણ માટે તાકીદ કરી છે ભારતે આ પ્રકારના ગંભીર ગુનેગારો સામે સખ્ય ન્યાયી કાર્યવાહીની પણ માગણી કરી છે

અમીરી આદેશ અનુસાર શેખ અબ્દુલ્લાએ રાજીનામું આપી દીધું હતું પરિણામે નવા પ્રધાનમંત્રી નિમાયા છે જો કે સત્તાવાર રીતે કોઇ કારણ દર્શાવાયું નથી

બપોરે સાડા બારે મેય શરૂ થશે અગાઉની બે મેય ભારતે જીતી લીધી છે જો આવતીકાલે મેચ જીતે તો ટ્વેન્ટી ટ્વેન્ટી શ્રેણી ન્યૂઝીલેન્ડની ભૂમિ પર પ્રથમવાર જીતશે

અંકોલેકર અણનમ રહ્યા હતા ગ્રપ એ માં છ પોઇન્ટ સાથે ભારત પ્રથમ છે જયારે ગ્રુપ બી માં ઓસ્રેકોલિયાના યાર પોઇન્ટ છે આવતીકાલે વેસ્ટ ઇન્ડિઝ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી સુપરલીગ ક્વાર્ટર ફાઇનલ રમાશે